શ્રી મોદીએ જણાવ્યું હતું કે ફાઈલ ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર એ કોઇ અચાનક આવેલો વિયાર નથી પરંતુ દેશની ક્ષમતાની ઉંડી સમજણમાંથી ઉદભવેલો વિચાર છે પ્રધાનમંત્રી આજે નવી દિલ્હીમાં નીતિ આયોગ ખાતે વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓ ખાનગી ઇક્વીટી અને વેન્યર કેપીટલીસ્ટ ઉત્પાદન પ્રવાસન વસ્ત્ર ઓફ એમ

ઉદ્યોગના ટોચના મહાનુભાવો તેમજ કૃષિ વિજ્ઞાન ટેકનોલોજી અને નાણાકીય ક્ષેત્રના તજજ્ઞો સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા હતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય અર્થતંત્રની આંચકાઓ પયાવી શકવાની મજબૂત ક્ષમતા એ ભારતીય અર્થતંત્રની મૂળભૂત પાયાની શક્તિ અને ફરી ગતિ પકડવાની ક્ષમતા દર્શાવે છે તેમણે જણાવ્યું કે પ્રવાસન શહેરી વિકાસ માળખાકીય ક્ષેત્ર અને કૃષિ આધારિત ઉદ્યોગ ક્ષેત્રમાં દેશના અર્થતંત્રને આગળ લઇ જવાની અને રોજગારનું સર્જન કરવાની મોટી સંભાવનાઓ છે ભારતને અસિમિત સંભાવનાઓની ભૂમિ દર્શાવતા પ્રધાનમંત્રીએ સંબંધિત તમામ લોકોને આ સંભાવનાઓ અને વાસ્તવિકતા વચ્ચે સેતુ બનવા અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રીએ બે કલાકના આ સંવાદમાં પોતાના ક્ષેત્રમાં અગ્રણી અને જમીન સાથે સંકળાયેલા લોકોના અનુભવોને બહાર લાવવા અંગે ખુશી વ્યક્ત કરી હતી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે આ સંવાદથી નિતિ ઘડનારાઓ અને તેના હિતધારકો વચ્ચેનો તાલમેલ વધશે શ્રી સંકર આચાર્ય આર નાગરાજ સુશ્રી ફરઝના અફીદી સાહ હતી

એસ એમ

મંત્રી શ્રી નિતિન ગડકરી રેલ્વે અને વાણિજ્ય મંત્રીશ્રી પિયુષ ગોયલ કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર વિવિધ મંત્રાલયોના સચિવો અને નિતિઆયોગના ઉપાધ્યક્ષ રાજીવકમાર અને સી

ઓ અમિતાબ કાંત ઉપસ્થિત રહ્યા હતા

રાજદૂતોની વિનંતીને કારણે સરકારે મુલાકાતનું આયોજન કર્યું છે

પ્રતિનિધિમંડળે વિવિધ સમુદાયના સભ્યો અને રાજકીય નેતાઓ સાથે મુલાકાત કરી પ્રવક્તાએ કહ્યું કે યુરોપીય સંધના રાજદૂત પ્રતિનિધિમંડળમાં સભ્યો વધારે હોથ તેમ ઈચ્છતા હતા પરંતુ સરકાર પ્રતિનિધિમંડળ નિયંત્રિત રાખવા માંગતી હતી આ પ્રતિનિધિમંડળમાં અમેરીકા દક્ષિણ કોરીયા વિયતનામ બાંગ્લાદેશ માલદીવ મોરક્કી નોર્વે ફિલિપાઈન્સ અર્જેન્ટીના પેરુ નાઈકર નાઈઝીરીયા ટોન્ગો તથા ગયાનાના રાજદૂતોનો સમાવેશ થાય છે

આજે નવી દિલ્લીમાં પત્રકારો સાથે વાતયીત કરતાં પક્ષના નેતા જયરામ રમેશે આ મુદ્દે અલગ અલગ માપદંડી રાખવાનો કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપ કર્યો

કે શર્મા અને રાજીવ રાય ભદ્દનાગરને ઉપરાજ્યપાલ ગિરિશ ચંદ્રા મુર્મુંએ ખાતાઓની સોંપણી કરી

વૈકૈયા નાયડુએ સંસદથી લઈને પંચાયત સુધીની તમામ ચૂંટણીઓ એકસાથે કરાવવાની બાબત ઉપર ભાર મૂક્યો છે જેથી રાજનીતીમાં આર્થિક શાંતિને ઓછી કરવા અંગે સામાન્ય નાગરીકોને જાગૃત કરી શકાય તેઓ આજે સવારે હૈદરાબાદમાં ઇન્ડિયન સ્ક્રલ ઓફ બિઝનેસ ખાતે મની પાવર ઇન પોલીટીક્લ વિષય પર આયોજિત બે દિવસીય સંમેલનમાં બોલી રહ્યા હતા

એસ આઈ

થી પ્રભાવીત ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલના નાયબ કમિશનર પી એસ ખુશ્વાહએ જણાવવ્યું કે આ આતંકવાદીઓ રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર અને ઉત્તર પ્રદેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાનું આયોજન કરી રહ્યા હતા

આ આતંકવાદીઓ પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે આજે નવી દિલ્લીમાં પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવવ્યું કે ભારત ઈચ્છે છેકે અખાત વિસ્તારમાં સ્થિતિ જલદી શાંત થઈ જાય તેના માટે આ મુદ્દે મહત્વના નેતાઓ સાથે વાતચીત પણ કરવામાં આવી રહી છે શ્રી કુમારે કહ્યું કે વિદેશમંત્રી એસ જયશંકરે ઈરાન સંયુક્ત આરબ અમીરાત જોર્ડન અને ઓમાનના વિદેશ મંત્રિયો સાથે આ મુદ્દે ઉપર ચર્યા વિચારણા કરી તેમણે કહ્યું કે તમામ પક્ષોને એ બાબતથી જાણકાર કરી દેવામાં આવ્યા છેકે ભારત અખાત ક્ષેત્રમાં શાંતિને કેટલી મહત્વપૂર્ણ માને છે સંકટગ્રસ્ત વિસ્તારોમાંથી ભારતીય નાગરીકોને સલામત ખસેડવા અંગે પ્રવક્તા શ્રી કુમારે કહ્યું કે જરૂર પડશે તો આ બાબતે પગલાં લેવામાં આવશે યાબહાર થોજના અંગે પ્રવક્તાએ કહ્યું કે અમેરીકાએ આ યોજનાનું મહત્વ જાણ્યું છે તેમણે કહ્યું કે અફધાનિસ્તાન સાથે સંપર્ક પ્રસ્થાપિત કરવા અને તેને મદદ પર્હોચાડવા માટે આ યોજના ઘણી મહત્વપૂર્ણ છે

સેનાના વડા તરીકેનો કાર્યભાર સંભાળવા બાદ મહત્વની શિબિર ઉપર તેમની આ પહેલી મુલાકાત છે

ઉત્તરાખંડમાં સતત બરફવર્ષા અને અન્ય કેટલાંક ભાગોમાં વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છિ ભારે બરફ વર્ષાના કારણે અનેક વિસ્તારોમાં વીજળી અને પાણીનો પૂરવઠો કોરવાયો છે રાજ્યના પર્વતીય વિસ્તારોમાં માર્ગ રસ્તાઓને અસર થઇ છે બરફવર્ષાના એક દિવસ બાદ હિમાચલ પ્રદેશની રાજધાની શમિલા સહિત ઘણા ભાગોમાં આજે સવારે તડકો દેખાયો જો કે રાજ્યના શિમલા કફરી મનાલી ડલહોસી અને કલ્પ સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો શ્રન્ય ડિગ્રીથી નીચો ગયો પંજાબ અને હરિયાણાના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધુ તેજ થયું છે દિલ્હીમાં પણ તીવ્ર ઠંડીનું મોજુ ફરી વબ્યું છે હવામાન વિભાગે ઉત્તરમાં થતી બરફ વર્ષાને કારણે આગામી અઠવાડીયામાં પણ તાપમાનનો પારો નીયો જવાની શક્યતા દર્શાવી છે